શ્રી પટેલે ઉમેર્યું કે અમદાવાદ ખાતેની ઈન્સ્ટીટ્યુટ ઓફ કીડની ડીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર ખાતે દર્દીઓને ગુણવત્તાલક્ષી સારવાર મળી રહે તે માટે કાઉન્સિલના સભ્યોની નિમણુંક કરવામાં આવી છે જેમાં યુરોલોજી ક્ષેત્રે એપોલો હોસ્પિટલ અમદાવાદના યુરોલોજી એન્ડ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીના કન્સલ્ટન્ટ શ્રી ડૉ તેજાંશુ શાહ્ નેફોલોજી ક્ષેત્રે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલના નેફોલોજીસ્ટ કન્સલ્ટન્ટ શ્રી ડૉ હિમાંશુ પટેલ અને પેથોલોજીમાં અમદાવાદની સુપ્રાટેક માઈક્રીપેથ લેબોરેટ્રી એન્ડ રિસર્ચ સેન્ટરના સી

સંદિપ શાહની નિયુક્તી કરવામાં આવી છે યુનિફોર્મ એલાઉન્સ રાજ્યની હોસ્પિટલો સામુહિક આરોગ્ય કેન્દ્રો અને દવાખાનાઓમાં કામ કરતાં નર્સિગ સંવર્ગના કર્મચારીઓને મળતાં યુનિફોર્મ એલાઉન્સ અને વોશિંગ એલાઉન્સમાં નોંધપાત્ર વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે

નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ કે નર્સિંગના ફેડરેશન દ્વારા મળેલ રજુઆતોને ધ્યાને લઈને રાજ્યની સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે

તેમણે ઉમેર્યું કે નર્સિંગ સંવર્ગના કર્મચારીઓને યુનિફોર્મ એલાઉન્સ પેટે હાલ પ્રતિમાસ રૂ

જેના બદલે હવે પ્રતિમાસ

બેઠક ઉંઝા લક્ષચંડી મહાયજ્ઞના આડે એક જ દિવસ બાકી રહ્યો હોવાથી સુવિધાઓના સુચારૂ આયોજન માટે આજે જીલ્લા વહીવટીતંત્ર ના અધિકારીઓની એક બેઠક મળી હતી

જેથી આગામી સમયમાં કેદીબંદીઓ રોજગારી મેળવી તેમનું અને તેમના પરિવારનું ગુજરાન સરળતાથી કરી શકે આ માટે જેલના સુપ્રિન્ટેન્ડન્ટ ડી

વણકર સહિત જેલનો સ્ટાફ દ્વારા કેદીઓ બંદુઓને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું

કલેક્ટર દિલીપ રાણાએ આજે ખંભાત જનવિકાસ ઝૂંબેશમાં જોડાયેલા તમામ અધિકારીઓ સાથેની બેઠકમાં જણાવ્યું હતું

બંન્ને તાલુકામાં રાજ્ય સરકાર અને ભારત સરકારની વિવિધ યોજનાઓ જેવી કે વય વંદના ગંગા સ્વરૂપ વિધવા બહેનોને પેન્શન વૃદ્ધ અશક્ત ખેતી વાડી આરોગ્ય સમાજ સુરક્ષા સમાજ કલ્યાણ મત્સ્ય ઉદ્યોગ દિવ્યાંગ યોજનાઓ આવાસ યોજનાઓ માટે અધિકારી કર્મચારી ભાઈ બહેનોએ ગામે ગામ ઘરે ઘરે ફરીને દસ્તાવેજો એકત્ર કરી અત્યંત ગરીબ પરીવારોને લાભાર્થી તરીકે લાભાન્વિત કરવામાં સફળતા મેળવી હતી